જેમાં જી સી આઈના અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર જૂનાગઢ વિસનગર સુ રેન્દ્રનગર ભાવનગરગાંધીધામ અને પાલનપુ રના હોદ્દેદારોએ ભાગ લીધો હતો આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ અને સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત ઉચ્ય અધિકારીશ્રીઓ જોડાયા છે

જયારે કોરોૈના સંક્રમણથી ગઈકાલે ઓગણત્રીસ દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી

જિલ્લામાં ગઈકાલે એકમાત્ર લખપત તાલુકામાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો ન હતો

કોરોનાને લીધે માતાના મઢ માઈ ભક્તો માટે બંધ હોવાથી મંદિરના પૂ જારી ગણ હવનના પુ રોહિત અને યજમાનની હાજરીમાં આ વિધિ સંપન્ન થઈ હતી